પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના વડપણ હેઠળ મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો અને નાગરિકોને ઓછામાં ઓછી તકલીફો પડે તેનું ધ્યાન રાખવા તંત્રને સૂચના અપાઈ છે આ પ્રતિબંધ દરમિયાન અનાજ કરિયાણાની દુકાન શાકભાજી ફળ ફળાદિ મેડિકલ સ્ટોર મિલ્ક પાર્લર બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો યશ્માની દુકાનો સહિત બધી આવશ્યક સેવા કેટલાક નિયંત્રણ સાથે ચાલુ રહેશે

તેમણે તબીબોને કોરોના મહામારીને ધ્યાનમાં લઈ સેવા ચાલુ રાખવા અપીલ કરી હતી

ફ્લોરેન્સને લેડી વિથ લેમ્પ કહેવામાં આવે છે બ્રિટિશ નર્સ ફ્લોરેન્સ દિવસ રાત દર્દીઓની દેખભાળ કરતી હતી

કોવીડમાં સારવાર આપતા નર્સ ભાઈ બહેનોને જોઈએ તો ચોક્કસ ગૌરવ સાથે ખી શકાય કે આ સેવા માનવતાની ગરિમાને ઉજાગર કરતી ઉત્તમ સેવા છે ફોલરેન્સના અવતાર રૂપી સિસ્ટર્સ હંમેશા નર્સિંગ સેવાને નવી ઊંચાઈ અપાવી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂડું પાડી રહી છે સારવાર દરમ્યાન માત્ર દવા જ નહીં પરંતુ દર્દીને સાંત્વના જરૂરી સ મ્માન અને ક્યારેક મોબાઈલ પર પરિવાર જોડે વાત કરાવી આપવામાં પણ નર્સ બહેનો મદદરૂપ બનતી હોય છે

આ કૉવિડ કેર હોસ્પિટલમાં ઓક્સિજન એખ્બ્યુલન્સ તેમજ જમવા સહિતની સુવિધા નિઃશુલ્ક આપવામાં આવી રહી છે

સમાજ ના ડીગ્રી ધરાવતા પ તબીબો નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે નિશુલ્ક ભોજન સેવા ઠી સંગઠનના ભાવ સાથે ખેડા જિલ્લાની નડીઆદ સિવિલ હોસ્પિટલ ખાતે ખેડા જિલ્લા ભાજપ દ્વારા હોસ્પિટલના દર્દીઓ અને તેમના સંબંધીઓને સવારથી સાંજ સુધી ચા નાસ્તો ભોજન લીંબુ શરબત તદ્દન નિશુલ્ક આપવામાં આવી રહ્યું છે

નડિયાદ નગરપાલિકાના કાઉન્સિલરો તેમજ નડિયાદ શહેર અને જિલ્લા ભાજપના હોદ્દેદારો દ્વારા સેવા આપવામાં આવી રહી છે

આ બસો માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે

બસમાં જીપીએસ સિસ્ટમ તેમજ સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે મહેસાણા શહેરમાં કોરોના દર્દીઓ માટે નગરપાલિકા દ્વારા મફત એમ્યુયાલન્સ સેવાનો લાભ મળશે જયારે બહાર દર્દીઓ માટે પ્રતિ કિલોમીટર બે રૂપિયાના યાર્જથી સેવા આપવામાં આવશે હોસ્પિટલ સહાય મોરબી જિલ્લાના માળિયા તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્રને દેવ સોલ્ટ કંપની દ્વારા પલંગ ગાદલા અને ઓક્સીજન સીલીન્ડરની ભેટ આપવામાં આવી છે

આ ઉપરાંત હોસ્પિટલના તમામ સ્ટાફને રોકડ તેમજ રાશન કીટ અર્પણ કરીને તેમની કામગીરીને બિરદાવી હતી દંડનીય કાર્યવાહી રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં આજે વહેલી સવારે શાકભાજીની હરાજી વખતે લોકોનાં ટોળાં એકત્રિત થતાં પોલીસે સ્થળ પર સામાજીક અંતરના ભંગ બદલ દંડ ફટકાર્યો છે